પરિષદનો શુભારંભ રાષ્ટ્રગાનથી કરાયો હતો ટેન્ટસિટી પરિસરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને લોકસભાના સચિવાલયના ઉચ્ય અધિકારીઓ સાથે સમૂહ તસવીર લેવાઈ હતી છોટાઉદ્દેપુર જિલ્લાના સજુલી ગામના આદિવાસી કલાવૃદના ત્રણ યુવાનોએ આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ ટેન્ટ સિટીના દ્વારે ઢોલ વાદન દ્વારા મહેમાનોને આવકાર્યા હતા

વેંકૈયા નાયડુ પણ પોણા અગિયાર વાગે ટેન્ટસિટી આવ્યા હતા તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે બદલાયેલા સમયમાં વિદ્યાયક અને ધારાસભાની ભૂમિકા વિશે આ સંમેલનમાં ચર્ચા થશે

રાષ્ટ્રપતિ વડોદરા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના એક દિવસના પ્રવાસે છે ત્યારે વડોદરા હવાઈ મથક પર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

બ્રહ્મભદે આવકાર્યા હતા ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી કેવડિયા જવા રવાના થયા હતા

હર્ષવર્ધન વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે કોવિડ જેવા વૈશ્વિક પડકારો પર કાબૂ મેળવવા માટે વિશ્વના દેશોનો સહયોગ મહત્વપૂર્ણ છે શાંધાઈ સહયોગ સંગઠનના યુવા વૈજ્ઞાનિકોના સંમેલનને નવી દિલ્ફીમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતાં ડો હર્ષવર્ધને કોરોના મહામારી સહિત સામાન્ય પડકારોના સમાધાન માટે સૌને એક થવા આહ્વાન કર્યું હતું

કોવેક્સીન આઈસીએમઆર અને ભારત બાયોટેકના સહયોગથી તેમજ કોવીશીલ્ડ સિરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી લખનૌ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્યુઅલ માધ્યમથી લખનઉ યુનિવર્સીટીના સ્થાપનાના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન ભારતીય ટપાલ વિભાગ તરફથી બહાર પડાયેલ વિશેષ ટપાલ ટીકીટ અને વિશેષ કવરનું પણ લોકાર્પણ કરશે

તેનો મુળ ઉદેશ દેશ સમાજ અને માનવતાની સેવા માટે બૌધ્ધિક આધારભુત સંરચનાની નિર્માણની દિશામાં કામ કરવાનો છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે અહેમદ પટેલ એક સારા સાંસદ હતા અને તેમને બધા જ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સારો સંબંધ હતો તેમણે સ્વર્ગસ્થના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના દુઃખદ અવસાન પર શોક વ્યકત કરતા એક ટવીટ સંદેશમાં કહ્યું કે અહેમદ પટેલે ઘણા વર્ષો સુધી લોકો અને સમાજની સેવા કરી છે શ્રી મોદીએ કહ્યું કે અહેમદ પટેલે કોંગ્રેસ પાર્ટીને મજબુત કરવામાં ભજવેલી મહત્વપુર્ણ ભૂમિકા બદલ તેઓ હંમેશા યાદ રહેશે શ્રી મોદીએ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ સાથે વાત કરીને સંવેદના વ્યકત કરી હતી અહેમદ પટેલના અવસાન અંગેની જાણકારી તેમના પુત્ર ફૈઝલ પટેલ ટ્વીટ દ્વારા આપી હતી ફૈઝલ પટેલે ટ્વીટ સંદેશમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા તેમજ સામાજિક અંતર જાળવવાની પણ અપીલ કરી હતી

ત્રણ દિવસીય આ સંમેલનનું આયોજન નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ધ્વારા કરાયું છે આ દરમિયાન નવીનીકરણીય અને ભાવી ઉર્જા વિકલ્પો પર ત્રણ દિવસીય સંમેલન યોજાશે

જેનો ઉદેશ્ય નવીનીકરણીય ઉર્જાનો વિકાસ અને હાલના વૈશ્વિક પ્રયાસોને વધુ વેગવાન બનાવવાનો છે તેમજ વૈશ્વિક રોકાણકાર સમુદાય સાથે ભારતીય ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા પક્ષોનો સંપર્ક વધારવાનો છે ભારત અફઘાનિસ્તાન ભારતે અફઘાનિસ્તાનમાં સામુદાથિક વિકાસ પરિયોજનાઓના ચોથા તબક્કાની શરૂઆત કરી છે

વિદેશમંત્રી ડો

જયશંકરે કહ્યું કે ભારતે હાલમાં જ શતૂત બંધના નિર્માણ માટે અફઘાનિસ્તાન સાથે સમજૂતી કરી છે જેનાથી કાબૂલ શહેરના વીસ લાખ જેટલા જેટલા લોકોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે

વિદેશમંત્રીએ ભારતની પાડોશી દેશો સાથેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા દોહરાવી હતી

આ મોબાઇલ એપ દ્વારા દેશની એકતા અખંડિતતા સંરક્ષણ સુરક્ષા તથા સાર્વજનિક વ્યવસ્થાની વિરૂધ્ધમાં ગતિવિધિ થઇ રહી છે